નાણામંત્રીએ દેશની નવી ઉત્પાદન કંપનીઓ તેમજ દેશની કંપનીઓ માટેના કોર્પોરેટ વેરામાં ધટાડાની જાહેરાત કરી છે આ પેગલા ને આવરી લેતો વટફકમ રજુ કરવાની દરખાસ્ત છે તેમણે કહ્યું કે હાલમાં રાફતો કે વેરા મુક્ત મેળવતી કંપનીઓને પણ લગુતમ વેકલ્પિત વેરામાં રાફત અપાશે

તેવી જ રીતે મુંબઈ શેર બજારનાં સૂચકાંકમાં એક હજાર થી વધુ અંકો નો વધારો થયો છે

ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટીઝનાં પ્રમુખ દિનેશ ગુપ્તા જાણીતા કરવેરા નિષ્ણાત વિદ્યત બુચ કચ્છ ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ રાજેશ ભદ્દ અને ફેડરેશન ઓફ કરછ ઇન્ડસ્ટરીઝ એન્ડ એસોસિએશનનાં પ્રમુખ નિમિશ ફડકે એ આ રાહતો થી કરછના ઉદ્યોગ જગતને ફાયદો થશે અને રોજગારી સર્જનમાં ઉપયોગી બનશે તેવી આશા વ્યક્ત કરી છે

ઓ ખુલ્લી રાખવા નિ રાજ્યમાં નવો વ્હીકલ એક્ટનો અમલ કરવામાં આવ્યો છે ત્યારે વાહનચાલકોને લાઈસન્સથી લઈને વાહન રજિસ્ટ્રેશનમાં તકલીફ પડે નહીં તેટલા માટે આગામી રવિવાર તા

આગામી રવિવારે વાહનચાલકોનો કેવો પ્રતિસાંદ મળે છે તેના આધારે દર રવિવારે આરટીઓ કાર્યરત રાખવી કે નહીં તેનો નિર્ણય લેવાશે તેમ વાહન વ્યવહાર વિભાગના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું જ્યારે કોર વ્હીલ લાઈસન્સ માટે ઓંટોમેટિક ગીયરવાળી કારને ડ્રાઈવિંગ ટેસ્ટ માટે મંજૂરી આપવામાં આવશે અને તેનો સત્તાવાર એમલ નજીકનાં ભવિષ્યમાં થશે તેમ વાહન વ્યવહાર વિભાગના અગ્રસચિવ સુનયના તોમરે જણાવ્યું હતું

ગઈકાલે આયોજિત એવોર્ડ સમારોફ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં ફસ્તે તેમને આ એવોર્ડથી સન્માનિત કરાયા ફતા દિવ્યાંગો માટેની શાળા શરૂ કરનાર એક મહિલાનાં કાર્યને આવરી લેતા તેમની પસંદગી કરાઈ હતી આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે લોકશાહીની ચોથી જાગીર ગણાતા પત્રકારોને સન્માનિત કરવાના આ સમારોફ નું આગવું મફત્વ છે ત્યારે પ્રિન્ટ ટીવી અને વેબસાઈટ એ તમામ માધ્યમોને પત્રકારો ને પ્રોત્સાફિત કરતા હું આનંદ અને ગોરવ ની લાગણી અનુભવું ચું તેમણે ઉમેર્યું હતું

સિંગલ યુઝ પ્લાસ્ટિક નો કચરો એકત્ર કરવા માટે જનભાગીદારી કાર્યક્રમ હાથ ધરાશે જેને નગરપાલિકા તથા ગ્રામપંચાયત ફસ્તક સલામત નિકાલ માટે સોપાશે અમારા પ્રતિનિધિ જણાવે છે કે પ્લાસ્ટિક મુક્તિનો સંદેશ જનજન સુધી પંજોચાડવા માટે પ્રભાત ફેરી સ્વચ્છતા રેલીસાયકલ રેલીનિબંધ સ્પર્ધા જેવી પ્રવુતિ કરછમાં ઠેર ઠેર શરૂ થઇ છે ગ્રામ સેભામાં પોતાનું ગામ પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો ઠરાવ દરેક ગમે થવાનો છે

આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં આ શિષ્યવૃત્તિ ચેક સ્વરૂપે એસ

ઓ

ચિલ્ડ્રન વિલેજ ખાતે પાલક માતા પિતા યોજનાના ભુજ તાલુકાના પાલકને જે

એકટ પોકસો બાળ અધિકારો તથા યોજનાકીયસફાયનો ઉપયોગ કરેવા તથા બાળકને શિક્ષણ અને ઉછેર કરવાના આયોજને વિશે એક દિવસીય ક્ષમતા વર્ધન તાલીમ કાર્યક્રમયોજવામાં આવ્યો હતો જેમાં વિવિધ અધિકારીઓ દ્વારા ઉપસ્થિત તમામ પાલક ને કામગીરી સંદર્ભે માહિતગાર કરાયા હ્તા

માતાનામઢખાતેના આશાપુરા માતાના મંદિરે નવરાત્રી દરમિયાન મોટી સંખ્યાવમાં લોકો દર વર્ષે ભાગ લેવા આવે છે